પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ વાંચે છે રાજ્યસભાની યૂંટણી માટે ગુજરાતમાંથી કોંગ્રેસેના ઉમેદવાર તરીકે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામની જાહેરાત ભાજપના બંન્ને ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરશે

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ટેકનોલોજીના મદદથી સાયબર ગુનાઓના નિયત્રંણ માટે રાજ્યની પોલીસને વધુ સુસજ્જ કરાશે છોટા ઉદેપુર ખાતે આદિવાસી સમુદાયના ભાતીગળ ક્વાંટ મેળાનું ગઇકાલે સમાપન અને રણજી ટ્રોફી ફાઇનલ મેચ રોમાચંક તબક્કામાં આજે અંતિમ દિવસે વિજય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

ભાજપ દ્વારા ગુજરાત માટે જાહેર કરાયેલા બે ઉમેદવારો શ્રી અભય ભારદ્વાજ અને શ્રીમતી રમીલાબેન બારા આજે બપોરે પોતાની ઉમેદવારી નોંધાવનાર છે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 બીજી તરફ કોંગ્રેસ રાજ્યસભાના ઉમેદવાર તરીકે પક્ષના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામ જાહેર કરાયા છે ગઇકાલે દિવસભર ચાલેલી બેઠકોના દોર બાદ કોંગ્રેસ દ્વારા રાજ્યસભાના ઉમેદવારો અંગે નિર્ણય લેવાયો અને રાત્રે શ્રી શક્તિસિંહ અને શ્રી સોલંકીના નામોની સત્તાવાર જાહેરાત કરાઇ છે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

દરમ્યાન રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી રાજ્ય સરકાર કોરનાના ફેલાવ સામે તમામ તકેદારીના પગલા લઇ રહી છે વહીવટીતંત્ર દ્વારા રોગયાળાની સ્થિતીને પહોચી વળવા તમામ તૈયારીઓ કરાઇ છે સાયબર કાઇમ ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે ટેકનોલાજી દ્વારા સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓમાં નિયંત્રણ માટે રાજ્યની પોલીસને વધુ સુસજ્જ કરાશે

તેમણે કહ્યું કે ગુજરાતની શાંતિ સલામતિ સુરક્ષાને અવરોધનાર કોઇપણ યમરબંધીને છોડાશે નહી હવે ગુજરાતમાં ગુજસીટોકના કાયદા ઉપરાંત પાસા કાયદાને સખ્ત કડક બનાવાશે ગુજરાત પોલીસ માટે બોડી વોર્ન કેમેરા એન્ટી ડ્રોન સીસ્ટમ ટેઝર ગન જેવા દેશના અન્ય કોઇ રાજ્ય પાસે ન હોય તેટલી સંખ્યામાં અધ્યતન ઉપકરણો માટે જોગવાઇ કરાઇ છે

તેમણે કહ્યું કે અઢી હજાર પોલીસ કર્મચારીઓ અધિકારીઓ માટે કમાન્ડો તાલીમ કેન્દ્ર કઠલાલ તાલુકાના ખલાલ ખાતે બનાવાશે

ખાસ મીની વેન્ટીલેટર ઉપલબ્ધ થવાથી રાજ્યના બાળ મૃત્યુદરમાં ફજુ વધુ ઘટાડો નોંધાશે જો બાળક તંદુરસ્ત ન હોય તો રાજ્ય સરકાર દ્વારા બાળક દીઠ દિવસના રૂા

સરકાર બાળકોની જિંદગી બચાવવા કટિબદ્ધ છે જે માટે જનની સુરક્ષા કાર્યક્રમ જનની સુરક્ષા યોજના ચિરંજીવી યોજના કસ્તુરબા પોષણ સહાય યોજનાઓ અમલમાં મૂકી છે જો બાળકનો જન્મ અધૂરા માસે થયેલ હોય અથવા ગંભીર બિમારી સાથે જન્મેલ હોય તેવા બાળકો માટે બાલસખા યોજના અમલમાં છે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ થકી બાળકોના આરોગ્યની તપાસ કરી તેનું નિદાન અને શ્રવણશક્તિ ન ધરાવનાર બાળકો માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ માટે પણ સહાય આપવામાં આવે છે

રાજ્યમાં તાપમાનની વધઘટ સાથે વીજ માંગ પુરવઠામાં ફેરફાર થતો રહે છે

ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

વિદેશી પર્યટકોને સ્કિનિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો આદિવાસી લોકોના પરંપરાગત મેળામાં દરેક ગામના લોકો એક જ પ્રકારના વસ્ત્રો સાથે પરંપરાગત વાદ્ય સંગીત સાથે ઉમટી પડે છે

મેચના આજે અંતિમ દિવસે બંન્ને ટીમો જીતવા માટે રમતમાં ઉતરશે

દરમ્યાન રાજ્યમાં કોરોના વાયરસ ના જોખમને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ આજે ફાઇનલ મેચના અંતિમ દિવસે સ્ટેડિયમમાં એક પણ દર્શકને પ્રવેશ આપવામાં આવશે નહીં ફક્ત બંને ટીમના ખેલાડીઓ મેચ રેફરી ટીમ સપોર્ટ સ્ટાફ એક્રેડીટેશન કાર્ડ ધરાવતા મિડીયા પર્સન વગેરેને જ પ્રવેશ આપવામાં આવશે હવામાન ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ દિશાન પવનને કારણે છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે સામાન્ય રીતે માર્ચ મહિનામાં જોવા મળતી ગરમીની સામે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠડીનો ચમકારો યથાવત રહ્યો છે

જોકે ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થઇ ગરમીમાં વધારો અનુભવાશે